મંગળવારે વધુ સુનાવણી થશે

કર્ણાટક વિધાનસભાના અધ્યક્ષ કે આર

મુખ્ય ન્યાયાધીશ શ્રી રંજન ગોગોઇએ અધ્યક્ષ અને વિદ્રોહી ધારાસભ્યોની અરજીઓનો નિકાલ કર્યો હતો ધારાસભ્યોએ રજુઆત કરી હતી કે રાજીનામા અંગે અધ્યક્ષે કોઇ નિર્ણય લીધો નથી અને તેમને રાજીનામાં સ્વીકારવા બાબતે કોઇ વિશેષ અધિકાર નથી જા કે અધ્યક્ષવતી એડવાકેટે જણાવ્યું કે ધારાસભ્યોને ગેરલાયક ઠરાવવા અંગેનો નિર્ણય એ તેમની બંધારણીય ફરજ બને છે

ડી કુમાર સ્વામીએ વિધાનસભામાં બહુમતિ સાબિત કરવાની તૈયારી દર્શાવી છે

તેમણે અધ્યક્ષને આ અંગેની તારીખ નક્કી કરવા જણાવ્યું હતું

સર્વોચ્ય અદાલતે મહારાષ્ટ્રમાં મરાઠા સમુદાય માટે અનામત આપવા સામે મનાઈ હ્કમ આપવાનો ઈન્કાર કર્યો છે આમ છતાં મરાઠાઓને શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવેશ અને સરકારી નોકરીમાં અપાયેલ અનામત રદ કરવા અંગેની અરજીની અદાલત સુનાવણી કરશે

તેમાં છ પથ સાંકબ્યા છે આ મેટ્રો માર્ગમાં એરોસીટીથી તુઘલકાબાદ ઇન્દરલોકથી ઇન્દ્રપ્રસ્થ લાજપતનગરથી સાકેત જી બ્લોક મુકુંદપુરથી મૌજપુર જનકપુરી થી આર

પુરમ અને રીથાલા થી બવાના અને નરેલા સુધીના માર્ગ આવરી લીધાં છે

પ્રદૃષણ નિયંત્રણ સત્તામંડળ દ્વારા અદાલતમાં રજુ કરાયેલા અહેવાલને પગલે મંજુરી આપવામાં આવી છે અદાલતમિત્ર એડવાકેટ અપરાજીતા સિંધે જણાવ્યું કે ચોથા તબક્કાને મંજુરી માટે દિલ્હી સરકાર સંમત થઇ છે

વાઘા સરહદે તેનાં ટેકનીકલ પાસાંઓ વિયારાશે નવી દિલ્હીમાં સત્તાવાર રીતે જણાવ્યું કે આ બેઠકમાં ખાસ પ્રસંગોએ યાત્રા કરતા મોટા પાયે શ્રદ્ધાળુઓ અંગે ઉકેલ આવે તેવી ભારતને આશા છે

રાજ્યસભામાં અંદાજપત્ર અંગેની ચર્ચાનાં જવાબમાં નાણામંત્રીએ અંદાજપત્રની મુખ્ય જાગવાઇઓનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે નાણાકીય એકત્રિકતામાં સમાધાન કર્યા વિના મૂડીરોકાણ વધશે

કોર્ટે તેમના જામીન મંજુર કરતાં કેસની વધુ સુનાવણી આગામી સાતમી સપ્ટેમ્બરે રાખી છે અમદાવાદ જિલ્લા સહકારી બેન્ક એ ડી સી

કેન્દ્રીય મંત્રી અને ભાજપના અધ્યક્ષ શ્રી અમિત શાહ આ બેંકના એક ડાયરેક્ટર હોવાને કારણે રાહ્લ ગાંધીના આક્ષેપો સામે બેંકના અધ્યક્ષ અજય પટેલ દ્વારા બદનક્ષીની ફરિયાદ દાખલ કરાઇ હતી

ત્યાંથી તેને પાઇપલાઇન દ્વારા પમ્પીંગ સ્ટેશન પહોંચાડી લોકોને આપવામાં આવશે

બીજી સેમી ફાઇનલ રોજર ફેડરર અને રાફેલ નડાલ વચ્ચે રમાવાની છે